ગુજરાતમાં વરસાદની સ્થિતિ ચિંતા જન્માવે છે ત્યારે વરૂણદેવને પ્રાર્થના કરતાં તેમણે જણાવ્યું હતું કે આપણે વ્યાપક રીતે વૃક્ષારોપણ કરીએ અને વૃક્ષો ઉછેરીએ એ જ સમયની માંગ છે

ત્રાસવાદ વિરોધીદળે જામ સલાયા ખાતેથી પાંચ કિલો હેરોઈનના જથ્થા સાથે અઝીમ અબ્દુલા ભગાડના અન્ય શખ્સની ધરપકડ કરી હતી તેની પુછપછરમાં આ જથ્થો માંડવી નજીક સલાયામાંથી આવ્યો હોવાની હકીકત બહાર આવતા વધુ તપાસ હાથ ધરાશે

અષાઢ માસ લગભગ કોરો ધાકોર વિત્ય છે અને ઓગષ્ટ માસ પણ અડધોવીતવા છતા સાનુકુળ વરસાદના એંધાણ વર્તાતા નથી તેથી જિલ્લાના સિંચાઈબંધોમાં પાણીનું પ્રમાણ નોંધપાત્રરીતે ઘટયું છે

વરસાદથી અસરગ્રસ્ત બીજી ટેસ્ટ મેચ માત્ર ત્રણ જ દિવસમાં પુરી થઈ હતી

શ્રાવણ માસમાં સોમવારનું વિશેષ મહત્વ છે ભુજ નજીક સુરલભીટના રમણીય સ્થળે જડેશ્વર મહાદેવના સ્થાનકે આજેવહેલી સવારથી જ ભક્તિભાવનો અનેરો માહોલ જોવા મળે છે પ્રભાતના પ્રારંભે જ ભાવિકો આ સ્થળે ઉમટી રહ્યા છે

જિલ્લામાં કંથકોટ કોટેશ્વર ભીમનાથ નાગનાથ જંગલેશ્વર અંજારમાં ભરેશ્વરના મંદિરોમાં પણ આજે મેળા ભરાશે